પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે

ત પંચમહાલનાં મોરવા હડફ વિધાનસભા બેઠક માટે યોજાનારી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ નિમિષા સુથારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે

ઉલ્લેખનીય છે કે જળ જીવન મીશન અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારા દેશના ટોચના સાત રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ કરાયો છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે ધુળેટીના પર્વ પ્રસંગે સમસ્ત મહાજન દ્વારા આયોજીત મુખ્યમંત્રીની રજત તુલા પ્રસંગે બોલતા આ મુજબ જણાવ્યું હતું

તેમણે કચ્છના બન્ની વિસ્તારમાં ઘાસયારો મોટા પાયે ઊગાડીને દુકાળના સમયમાં કચ્છના પશુધનને કચ્છનું ધાસ મળી રહે તે માટે સોળસો કરોડ રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારે હાથ ધરેલી યોજનાની વિગતો આપી હતી તેમણે ઘાસચારાની સાથે સાથે રાજ્યમાં નવા તળાવોનું નિર્માણ હયાત તળાવો ઉંડા કરવા નદી તળાવોની સફાઇ જેવા કામો સાથે જળસંગ્રહ વધારવા સરકારે લીધેલાં પગલાંની વિગતો આપી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ બનાસકાંઠાના એક તથા મહેસાણા જિલ્લાના કનોડા ગાંભુ અને પિલુયા ગામોમાં ગૌચર વિકાસ કામોનો ડિજીટલ આરંભ કરાવ્યો હતો

મોરવા ફડફ પેટા ચૂંટણી પંચમહાલનાં મોરવા હડફ વિધાનસભા બેઠક માટે થોજાનારી પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ નિમિષા સુથારને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જ્યારે કોંગ્રેસે ઉમેદવાર તરીકે સુરે શ કટારાના નામની જાહેરાત કરી હતી ઉમેદવારી પત્રો ભરવાનો આજે છેલ્લો દિવસ છે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે ભાજપના મહિલા ઉમેદવાર નિમિષા સુથાર પૂર્વ ધારાસભ્ય રહી યૂક્યા છે જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર સુરેશ કટારા ખેતી સાથે સંકળાયેલા છે

ગાંધીનગર મહાનગરપાલિકા ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા મુખ્ય પ્રયારકોના નામની યાદી યૂંટણી પંચને મોકલી આપવામાં આવી છે

ત્રીજી એપ્રિલે તેમની યકાસણી કરાશે જયારે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ પાંચમી એપ્રિલ છે

નલીયામાં સામાન્ય કરતા બે ડિગ્રી તાપમાન ઓછું નોંધાયું હતું ધળેટી પર્વ રાજ્યના તીર્થધામ દ્વારકામાં હોળી નિમિત્તે બંધ રખાયેલ જગતમંદિરને રવિવારે સાંજે ભક્તો દર્શન કરી શકે તે હેતુથી ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેકટર અને પોલીસવડાએ ચર્ચા વિચારણા કર્યા બાદ આ નિર્ણય લીધો હતો ઉલ્લેખનીય છે કે રવિવારે બપોરે પૂજારી તથા તંત્રના અધિકારીઓની હાજરીમાં ભગવાન દ્વારકાધીશને ફ્રલદોલોત્સવ ઉજવાયો હતો

આ પુસ્તક નમો એપ પરથી પણ મેળવી શકાશે એક ટ્વીટ શ્રેણીમાં શ્રી મોદીએ જણાવ્યું કે આ પુસ્તકની નવી આવૃત્તિમાં વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોના મફત્વના સૂચનોનો સમાવેશ કરાયો છે

તેમણે જણાવ્યું કે આ પુસ્તક પરિક્ષા પહેલાની ચિંતામાં હળવી કરે છે